આ કાયદાનો હેતુ દેશના મોટા બંદરોને વધુ સ્વાયત્તતા સોંપીને સશક્તિકરણ કરવાનો છે

નાણાં તથા કોર્પોરેટ બાબતોના રાજયમંત્રી અનુરાગ ઠાકુરે રાજયસભાના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી હતી ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ખેતી સંબંધિત કાર્યો માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવા સરકારે કિસાન ક્રેડીટ કાર્ડ યોજના શરૂ કરી છે જેનાથી ખેડૂતો બિયારણ ખાતર અને જંતુનાશક જેવી સામગ્રીખો ખરીદી શકે શીતલ વૈશ્નવ શ્રજન સંસ્થા કચ્છી હસ્તકલા ક્ષેત્રે કાર્યરત અગ્રીમ સંસ્થાઓ શ્રજન કસબ કલા રક્ષા ખમીર અને વી